મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે નિર્ણાયક સરકારનું આ પ્રગતિશીલ અંદાજપત્ર લોકસુખાકારીની સગવડોનું અભૂ તપૂર્વ નિર્માણ કરનાડું સાબિત થશેતેમણે ઉમેર્યું હતું કે ખેતી આરોગ્ય અને શિક્ષણ માટે આટલી જં ગી જોગવાઈ જવલ્લેજ થઈ હથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે બજેટને આવકાર આપતા કહ્યું છે કે જનતાની અપેક્ષા સંતોષાય તેનું ખાસ ધ્યાન રખાયું છે

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર ફર્ષવર્ધને કહ્ય કે હોસ્પિટલોચ્ચ કોવિડ રસી આપવા માટે નિશ્ચિત સમયપત્રકને વળગી રહેવુ પડતુ હતુ જયરે હવે રસીકરણના સમયપત્રકને વધારી દેવાતા રસીકરણની ઝુંબેળને વેગ મળશે ડોક્ટર ફર્ષવર્ધને જણાવ્યુ કે ખાનગી અને સરકાર સહિતની તમામ હોસ્પિટલો તેમાં સા મેલ છે

ની તેમજ બુધ્ધ સર્કિટના સ્થાનો સિયોત દેવની મોરી ખંભાલીડા વાલ્મિકીપુર્ વગેરે સ્થળે પ્રવાસન સુવિધા વિકસાવવામાં આવશે